આ બાબત પુરવાર કરે છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતના નાના શહેરો ગામો સુ ધી ઔધોગીક વિકાસ થયો છે અને તેથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે

આ બોટને એલ

જયાં તેનું દરિયાઈ સુ રક્ષા એજન્સીઓ સાથે મરીન પોલીસ બી એસ

શહેરને પ્રગતિશીલ બનાવવા માટે સૌ કોઈ સાથે મળીને કાર્ય કરે

આ નિર્ણય બાદ પશુ પાલકો માલધારીઓની લાંબા સમયની સમસ્યા હલ થશે જેથી જિલ્લામાં દુધ ઉત્પાદન ક્ષેત્રે પણ ફાયદો થશે